બે ડોઝ વચ્ચેનો સમયગાળો આ નિર્ણય ફક્ત કોવિશિલ્ડને લાગુ પડે છે કોવેક્સિન રસી માટે લાગુ પડશે નહીં

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું સરકારે બંને નિષ્ણાત જૂથની ભલામણો સ્વીકારી લીધી છે

રાજ્યસભા પહેલાથી જ ખરડી પસાર કરી યૂકી છે

આ ઉપરાંત વીમા કંપનીઓના માલિકી ૈ ને નિયંત્રણ પરના પ્રતિબંધોને દ્વર કરવાની પણ જોગવાઈ છે

રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે કોરોનાને કારણે બજેટ સત્ર ટુંકાવવાની કોઈ વિયારણા નથી તેમણે લોકોને સાવચેતી રાખવા પીલ કરી હતી